ગુજરાત સહિત ચાર રાજ્યોમાં આજથી કોવિડ રસીકરણ અભિયાનના ડ્રાય રનનો પ્રારંભ થયો છે

આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કિસાન રેલ સેવા ખેડૂતોની આવક વધારવા માટેની પહેલ છે તેનાથી કૃષિ સંબંધિત અર્થવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવશે શ્રી મોદીએ કહ્યું કે કિસાન રેલ ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે અને આ સેવા ખેડૂતો કેટલી ઝડપથી નવી તકો અપનાવવા તૈયાર છે તેની સાબીતી પણ આપે છે શ્રી મોદીએ કહ્યું કે ભારતીય કૃષિ સંસ્કૃતિમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરાઇ રહ્યો છે કિસાન રેલ અને કૃષિ ઉડાન જેવી સેવાઓ દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનો અન્ય રાજ્યોમાં વેચી શકાશે તેમણે કહ્યું કે સરકાર સ્ટોરેજ સંબંધિત માળખાકીય સુવિધાઓ તથા કૃષિ ઉત્પાદનોનું મુલ્ય કરતાં પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રાથમિકતા આપી રહી છે

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારતીય રેલ્વે પ્રધાનમંત્રીના એક ભારત એક બજારના સંકલ્પને પૂર્ણ કરવા પ્રતિબધ્ધ છે

ટ્રંક સમયમાં સમગ્ર દેશમાં કિસાન રેલ દોડતી થશે ઉલ્લેખનીય છે કે આ રેલમાં ફળી તથા શાકભાજીનું પરીવહન કરાશે

પીએમ મેટ્રો પ્રધાનમંત્રી નરેન્ મોદીએ આજે વિડિયો માધ્યમથી દિલ્હી મેટ્રો લાઇન પર ડ્રાઇવર વગર યાલતી દેશની પ્રથમ ટ્રેનનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ઝડપથી થઇ રહેલા શહેરીકરણને પડકારના બદલે અવસર રૂપે જોવા જોઇએ તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યની જરૂરિયાતો અનુસાર શહેરી બુનિયાદી માળખું વિકસિત કરી પડકારોને અવસરમાં બદલવા પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે મેટ્રો સહિત પરિવહનના આધુનિક સાધનોનો વિસ્તાર શહેરી લોકોની જરૂરિયાત અનુસાર કરાવો જોઇએ માટે સરકાર વિભિન્ન શહેરોમાં મેટ્રો નિયો રીજનલ રેપિડ ટ્રાંજીટ સિસ્ટમ તથા મેટ્રો લાઇટ સહિત વિભિન્ન પ્રકારની મેટ્રો લેન ચલાવવાની દિશામાં કાર્ય કરી રહી છે મેટ્રો સેવાઓના વિસ્તરીકરણ માટે મેડ ઇન ઇન્ડીયાના મહત્વ પર ભાર મુકતાં તેમણે કહ્યું કે આનાથી ખર્ચ ઘટશે વિદેશી નાણું બચશે અને દેશના લોકોને વધુ રોજગાર મળશે આ ઉપરાંત શ્રી મોદીએ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર નેશનલ કોમન મોબીલીટી કાર્ડ સેવાનું પણ ઉદઘાટન કર્યું તેમણે કહ્યું કે આધુનિકીકરણ માટે ઉચ્યસ્તરીય સુવિધા ઉપલબ્ધ કરાવવી આવશ્યક છે આ નેશનલ કોમન મોબીલીટી કાર્ડ આ દિશામાં મોટી પહેલ છે

આ કોરીડોર ખુલવાથી સ્થાનિક ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ઉલી થશે આ કોરીડોરના બનવાથી હાલની કાનપુર દિલ્હીની મુખ્ય લાઇન પર વાહન વ્યવહાર ઘટશે અને રેલગાડીઓ ઝડપથી ચાલશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં કોરીડોરના સંચાલન નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે

આ સ્ટેડીયમ અગાઉ ફિરોજશાહ કોટલા સ્ટેડીયમના નામે ઓળખાતું હતું આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે સ્વર્ગીય જેટલી વિશિષ્ટ સાંસદ હતા તથા તેમણે અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું

તેમણે કહ્યું કે શ્રી જેટલી તેમના આક્રમક ભાષણોમાં પણ હંમેશા સંસદની ગરીમા જાળવી રાખતા હતા અન્ય એક કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીના અરૂણ જેટલી પાર્કમાં સ્વર્ગીય જેટલીની અર્ધ પ્રતિમાનું અનાવરણ કર્યું રસીકરણ ડ્રાય રન ગુજરાત સહિત ચાર રાજ્યોમાં આજથી કોવિડ રસીકરણ અભિયાનના ડ્રાય રનનો પ્રારંભ થયો છે પ્રથમ તબ્બકામાં ગુજરાત આંઘ્રપ્રદેશ પંજાબ અને આસામમાં બે દિવસીય ડ્રાય રનનો પ્રારંભ કરાયો છે આ ડ્રાય રનનો હેતુ કોવિડ રસીકરણ પ્રક્રિયા માટે બનાવાયેલા માળખાની તૈયારી જોવાનો છે જેનાથી વાસ્તવિક રસીકરણ પહેલા સમગ્ર પ્રક્રિયામાં રહેલી ખામીઓની ઓળખ કરી તેને દૂર કરી શકાય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ ડ્રાય રન દરમિયાન વિભિન્ન સ્તરે વ્યવસ્થાપકોને આવશ્યક અનુભવ મળશે જેનાથી રસીકરણ પ્રક્રિયાની તથા તેના સંબંધિત પડકારોની ઓખળ થઇ શકશે જેમાં સુધારાથી વાસ્તવિક રસીકરણ કાર્યક્રમને કાર્યાન્વિત કરવામાં મદદ મળશે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ અભ્યાસ દરમિયાન રસીકરણ બાદ સંભવિત આડઅસરોના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન અપાશે તથા બ્લોક અને જીલ્લા સ્તરે દેખરેખ અને સમીક્ષા પર પણ ધ્યાન અપાશે આ અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અને સૂયનો રાજ્યો તથા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને અપાશે

રમત મંત્રાલય રમત મંત્રાલયે દેશમાં રમતગમતના કાર્યક્રમો યોજવા માટે માનક સંચાલન પ્રક્રિયા એસઓપી જાહેર કરી છે આ એસઓપીમાં જણાવ્યા અનુસાર આયોજન સમિતિ તમામ ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓને માર્ગદર્શન આપવા અને દેખરેખ રાખવા દરેક રમત ગમત સ્પર્ધા માટે કોવિડ ટાસ્ક ફોર્સ બનાવશે આ ટાસ્ક ફોર્સ ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિયમો અને અન્ય માર્ગદર્શિકા ના અમલીકરણ માટે જવાબદાર રહેશે

આયોજન સમિતિ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો જેવી કે ફેસ કવર માસ્ક ફેસ શિલ્ડ પીપીઇ અને સેનિટાઇઝર સાબુ વગેરે ચીજોની યોગ્ય વ્યવસ્થા કરશે જમ્મુ કાશ્મીર કેન્મશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ સયિવ શીતલ નંદાએ આજે જમ્મુમાં પંચાયત ભવન ખાતેથી સંરપંચોની ત્રીજી બેચને ઝંડી બતાવી રવાના કરાવી આ સરપંચોને પાંચ દિવસના પ્રશિક્ષણ માટે ઉત્તરાખંડ મોકલાયા છે

શીત લહર હવામાન વિભાગે કાલથી પહેલી જાન્યુઆરી સુધી સમગ્ર ઉત્તરભારતમાં શીત લહેરની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર ઠંડા શુષ્ક પવનોના કારણે ઉત્તરભારતમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે

જેનામાનીએ કહ્યું કે કાલથી દેશના ઉત્તરી ભાગમાં ભારે ઠંડી પડવાનો પ્રારંભ થશે તેમણ ઠંડીથી બયવા લોકોને ઘરમાં રહેવા તથા પર્યાપ્ત માત્રામાં ગરમ પ્રવાહી પદાર્થ લેવાની સલાહ આપી છે

આનાથી સરકારનું કામકાજ આંશિક રૂપે ઠપ્પ થતાં અટક્યું છે